પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા આપણી દેશ નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યું છે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે વોકલ ફોર લોકલ એ આજે ઘર ઘરમાં ગૂંજી રહ્યું છે તેવામાં હવે સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણાં ઉત્પાદનો વિશ્વસ્તરના હોય જ્યારે આપણે જાણતાં અજાણતાં વિદેશી ઉત્પાદનોનો વપરાશ કરી રહ્યા છીએ ત્યારે તેના વિકલ્પો ભારતમાં જ સરળતાથી ઉપલબ્ધ હોય છે

ડી પ્રિન્ટર દ્વારા તૈયાર થતી રેપ્લિકાના મશીનની પણ તેમણે રૂબરૂ જાણકારી મેળવી હતી મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ ગુજરાત સાયન્સ સીટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી એસ ડી વોરા તથા અધિકારીઓ સાથે રહ્યા હતા

જેમાં ડો

નેત્રયજ્ઞ કેમ્પની સફળતા માટે મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી